પરીક્ષા પે ચર્ચાની ચોથી આવૃત્તિ આ વર્ષે યોજાશે અને તે ઓનલાઇન માધ્યમથી યોજાશે

આ વખતે પ્રધાનમંત્રી માત્ર વિદ્યાર્થીઓ સાથે નહીં પણ વાલીઓ અને શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે ખેડા આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે પીંગળજ ગામે દાંડીયાત્રાના યાત્રિકોનુ ડીજે બેન્ડ ઢોલ શાળાની બાળાઓએ કળશ સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતુ રસ્તાની બંન્ને બાજુએ ગ્રામજનોએ હરોળમાં ઉભા રહી દાંડીયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી હતી સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણે દાંડીયાત્રાના યાત્રીકોને સુતરની આટી પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ યાત્રા સાંજે ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામમાં પ્રવેશી હતી નવાગામ ખાતે યાત્રાનું સ્વાગત કલમબંધી વિદ્યાલય નવાગામ હાઈસ્કુલમાં કરવામાં આવ્યુ હતું મહાત્મા ગાંધીજીએ આ સ્થળે દાંડીયાત્રાના સદસ્યો સાથે સત્સંગ કર્યો હતો અને ગ્રામજનોએ ભજન સંધ્યા કરી હતી દાંડીયાત્રાના કારણે બન્ને ગામનું વાતાવરણ દેશભક્તિમય બની ગયુ હતુ

તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું રાષ્ટ્રસેવાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતુ આ પહેલા પણ પ્લાસ્ટીક મુકત અભિયાનમાં પણ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા લોકો સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વિદ્યાર્થીઓને સમજાવીને બીજા લોકોને સ્વચ્છતા અંગે સમજણ આપે તેવી ખાસ અપીલ પણ કરવામાં આવી હતી

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આવતીકાલે દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન ભાનવનગરના બાલ પમરાટ અને ગુલાબ હોલમાં વિજ્ઞાન અને ઉપગ્રહોને લગતાં વ્યાખ્યાન સાથે વિજ્ઞાનને લગતા પ્રશ્નમંચ પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે

આ મેચ આજે સાંજના સાત વાગે શરુ થશે